ઈ

આર

આર પી એફ નો બસ સાથે અથડાવી ને વિસ્ફોટ કર્યો હતો આતક્વાદીઓ એ સી આર એફ નાં વાહન ઉપર આડેધડ ગોળીબાર પણ કર્યો હતો સી આર પી

તેમણે યુ પી એસ સી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુણાવત્તાસભર તૈયારી કરાવતી સ્પીપાની કામગીરીને બિરદાવી હતી

માં પસંદગી પામ્યા છે તેમણે સ્પીપાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ દેશભરમાં પોતાનું તથા ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શિતલ વૈશ્નવ માર્ગસલામતી કાઉન્શીલ રાજ્ય સરકાર માર્ગ સલામતીના સક્ષમ અને પરિણામલક્ષી અમલીકરણ માટે કટીબદ્ધ છે ગાંધીનગર ખાતે રાજયકક્ષાની માર્ગ સલામતી કાઉન્સીલને સંબોધતા વાહન વ્યવહાર મંત્રી શ્રી આર